એક ટવીટ સંદેશામાં શ્રી મોદીએ જણાવ્યું કે સ્ત્રીશક્તિની ઉર્જા અને સિદ્ધિઓનો આપણે સૌ આદર કરીને ગૌરવ અનુભવીએ છીએ આજે મહિલા દિન નિમિત્ત પ્રધાનમંત્રીના ટવીટર એકાઉન્ટનું સંચાલન વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ કામગીરી કરનારી સાત મહિલાઓ દ્વારા થઇ રહ્યું છે પ્રધાનમંત્રીના ટવીટર એકાઉન્ટ પર પોતાની જીવનયાત્રાના પ્રસંગને વહેંચતા સ્નેહા મોહનદાસે જણાવ્યું કે તેમણે તેમની માતાથી પ્રેરણા મેળવી કે જેમણે ઘરબિહોણા લોકોને ભોજનની સુવિધા આપવા ક્રડ બેંક ભારત નામની પહેલ શરૂ કરી જ્યારે દિવ્યાંગો માટે કાર્યકર્તા અને પ્રેરણાદીય વકતા ડોકટર માલવિકા અય્યરે જણાવ્યું કે દિવ્યાંગતા સામેની લડતમાં કોઇ વ્યક્તિનું સકારાત્મક અભિગમ વિજય મેળવવામાં મદદરૂપ થાય છે

મહિલાઓ અને બાળકો માટેની સરકારી યોજનાઓ અને નીતિઓને લઈ આદિવાસી જિલ્લામાં દીકરીઓની સંખ્યા વધવાથી લોકોમાં આનંદની લાગણી વર્તાઈ રહી છે

જે ગત વર્ષ ની સરખામણી માં ખૂબ જ સારો છે

પરંતુ સરકારની મહિલા ઓ અને બાળકો માટેની યોજનાઓ દીકરીઓ જન્મ માટે જન જાગૃતિ ના કાર્યો તેમજ મહિલા ઓ માટે ની પોષણયુક આહાર અને આરોગ્ય લક્ષી સેવાઓ ના કારણે આ વર્ષે આદિવાસી બહ્લ્ય ધરાવતાં છોટાઉદેપુર જિલ્લામાં દીકરીઓ નો જન્મદર વધ્યો છે મહિલા દિવસ સેમિનાર મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મહિલા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લાની ડિવાઈન વુમન્સ ચેરિટેબલ ટ્રસ્ટ ગાયત્રી પરિવાર ઇન્ડિયન રેડ ક્રીસ તેમજ મીડાસા નગર પાલિકાના સહયોગથી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પાંચસોથી વધારે મહિલાઓ જોડાઈ હતી જેમાં મહિલાઓને કાયદાકીય જાણકારી તેમજ વિકાસના કાર્યોમાં મહિલાઓને થોગ્ય માર્ગદર્શન સહિત વિવિધ ક્ષેત્રમાં રોજગારી કેવી રીતે મળી શકે તે વિશે જાણકારી આપવામાં આવી હતી

આ મહા દોડ સુરતના ઇન્ડોર સ્ટેડિયમથી કેબલ બ્રિજ થઈ ફરી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સમાપ્ત થઈ હતી રાજકોટ પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક રાજકોટ જિલ્લાના વિવિધ યાત્રાધામોના વિકાસ માટે અંદાજીત પંદર કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ છે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા પ્રવાસ ન વિકાસ સોસાયટીની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં તેમણેજણાવ્યું હતું કે જેતપુર તા લુકાના વાળા ડુંગર ગામના ખોડિયાર માતાજીના રામનાથ મહાદેવના મંદિર ગોંડલી નદીના વિકાસ ત્રંબાનાશ્રી ત્રંબકેશ્વર મહાદેવના મંદિરમાટે અંદાજીત રૂ

આ કાર્યક્રમોમાં મુખ્ય પાંચ ઘટકો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે

યાત્રાધામ દ્વારકામાં હોળી કૃલડોલ ઉત્સવ ઉજવવા લાખો ભાવિકો દ્વારકામાં પધારશે ત્યારે યાત્રીકોની ભીડને લઈ કોઇ અનિછનીય બનાવ ન બને તે માટે દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ વડાના માર્ગ દર્શન હેઠળ શહેરમાં જુદી જુદી જગ્યાએ બંદોબસ્ત ગોઠવામાં આવશે અને યાત્રિકોની સુરક્ષાનો વિશેષ ખ્યાલ રાખી યાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અરવલ્લી કોરોના વાઈરસ કોરોના વાઈરસને લઇને અરવલ્લી જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં તૈયાર કરાયેલા ઓઈસોલેશન વોર્ડની આરોગ્ય વિભાગ દ્વારા મુલાકાત લેવામાં આવી